ત્યારે રાજયના કોઈ જિલ્લા તાલુકા કે નગર કે ગામ્ય કક્ષાએ પીવાના પાણીનો સમસ્યા ન સર્જાય ત માટે મહત્વનો નિર્ણય લઈ જિલ્લા કલેકટરોને પ્રભારી મંત્રીઓના પરામર્શમાં રહીને માસ્ટર પ્લાન ઘડી તેમનો અમલ કરવાની સ્પષ્ટ સુચના આપી છે આ ઉપરાંત રાજયના ખેડતો માટે હિતકારી નિર્ણય લઈને ગુજકોમાસોલ દવારા ચણા અને રાયડાની ખરીદી તાત્કાલીક શરૂ કરવા સુચના આપી છે

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને પોતાના વિસ્તારમાં આવેલી ફ્લોરમીલ્સ રાઈસ મિલ્સ દાળ મિલ્સ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવાની કાર્યવાહી માટે સુચના આપી છે

પરંતુ આ ઘાતક વાયરસથો ગઈકાલે પહલું મોત નોંધાયું છે

ગત પ મી એપ્રિલે તેમનો રીપોટ પોઝીટીવ આવ્યો હતો ત્યારબાદ તેમના નિકટના સપર્કમાં આવેલા તેમના પત્ની અને પત્રવધુને પણ કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે કોમ્યુનીટી ટ્રાન્સમીશન થી તેમને ચેપ લાગ્યો હોવાના અનુમાન વચ્ચે હજુ સુધી તેમના ઈન્ફેકશનનો સોર્સ મળી શકયો નથી

જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આ વધ્વે દર્દાની તબિયત સતત કથળતી જતી હોઈ અને ફેફસામાં ઈન્ફેકશન ફેલાતું જતું હોઈ તેમને વેન્ટીલેટર પર રખાયા હતા

આ ઉપરાંત ભુજ નજીક દહિંસરાના કેન્સર ગ્રસ્ત યુવકમાં કોરોના ના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળતાં તેનું સેમ્પલ મેળવાયુ છે

જુદી જુદી કલમો અને જોગવાઇ ફેઠળ બફાર પડાએલા જાફેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાફી થઇ શકે છે જેથી જિલ્લાની પ્રજાને બફાર પાડેલા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે

કે એ પ્રશસ્તિપત્ર એનાયત કર્યા છે વૈશ્વિક મફામારી બનેલા કોરોના સંક્રમણને નાથવા રાત દિવસ જોયા વગર કોરોના શંકાસ્પદ કે કોરાના લક્ષણો ધરાવતા કે કોરોના પોઝીટીવ દર્દીઓની ખડેપગે સેવા કરતા આરોગ્ય કર્મીઓને ફન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે કચ્છીઓ વતી બિરદાવવામાં આવ્યા છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો

જી

આ ઉપરાંત જિલ્લાના તમામ વિભાગો સાથે સતત સંકલનમાં રફીને લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન રફે તે માટે સતત કાર્યરત રફેતા મફેસુલી વિભાગના કર્મચારીઓને પણ કચ્છ કલેકટરશ્રી દ્વારા પ્રોત્સાફિત કરી બિરદાવવામાં આવ્યા છે

જનરલ હોસ્પિટલમાં જ સંકાસ્પદ અને પોઝીટીવ દર્દાઓને દાખલ કરાય છે